પોઝીટીવ દર ચાર ટકા હતો જે ઘટીને બે ટકા થયો છે

રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં ભક્તો દ્વારા ભગવાન ને રાખડી અર્પણ કરવામાં આવી હતી વહેલીસવારથી જ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા તેમજ રાખડી અર્પણ કરવા માટે ભક્તો આવી પર્જોચ્યા હતા

કોરોનાની મહામારીના કારણે આજે રક્ષાબંધનના દિવસે કેદી ભાઈ અને તેમની બહેનોની લાગણીનું સન્માનજળવાય તે માટે બિલોદરા જેલના પ્રવેશદ્વાર પાસે બહેનો પોતાના કેદી ભાઈ માટે રાખડી લઇ ને આવી હતી કેદીભાઈ માટે જેલ સત્તાવાળાને આપી હતી અને બિલોદરા જેલ સત્તાવાળાએ રાખડી કેદી ભાઈને પહોંચતી કરી હતી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોનો પ્રવાફ શરૂ થયો હતો આજે રક્ષાબંધન હોવાથી વહેલી સવારે ભગવાન સોમનાથ મહાદેવને રાખડી અર્પણ કરવામાં આવી હતી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

સમગ્ર કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ ફેસબુક લાઇવ પર કરવામાં આવેલ હતું